શ્રી મોદીએ આ ઝૂંબેશને રસીકરણ ઉત્સવ ગણી વરિષ્ઠ નાગરિકોને રસીકરણમાં મદદરૂપ થવા યુવાનોને અનુરોધ કર્યો છે ગઈકાલે વીડિયો માધ્યમથી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં શ્રી મોદીએ કોરોનાના વધી રહેલા કેસોની સંખ્યા ઘટાડવા માઇક્રી કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાની જરીરિયાત પર ભાર મૂક્યો છે તેમણે રાજ્યોને યુધ્ધના ધોરણે પ્રયાસો કરવા જણાવ્યું ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર છત્તીસગઢ પંજાબ મધ્યપ્રદેશ સહિત કેટલાંક રાજ્યોમાં સતત વધી રહેલા કેસો અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે ટેસ્ટ ટ્રેક ટ્રીટ તથા કોવિડ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું

આ બેઠક દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સહકાર ક્ષેત્રે વિગતવાર ચર્ચા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા નવા વિકલ્પો અંગે વિયાર વિમર્શ કરશે તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ મંત્રણા કરશે નેધરલેન્ડમાં તાજેતરમાં થયેલી સંસદીય ચૂંટણીમાં પ્રધાનમંત્રી રૂટને મળેલી સફળતા બાદ આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે ભારત અને નેધરલેંડના દ્વિપક્ષીય સંબંધો હંમેશા સૌહાર્દપૂર્ણ રહ્યા છે અને નેધરલેન્ડ યુરોપ ખંડમાં સૌથી વધુ ભારતીય વસ્તી ધરાવે છે બંને દેશો વચ્ચે જળ વ્યવસ્થાપન ક્રષિ આરોગ્ય સેવા અન્ન પ્રસંસ્કરણ વિજ્ઞાન અને ટેકનૉલોજી નવીનીકરણીય ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહકાર છે

એમ સી

ગઈકાલે બપોરે શોપિયાં જિલ્લામાં કેટલાંક આતંકવાદીઓ યોક્કસ સ્થળે હોવાની મળેલી બાતમીના આધારે કાશ્મીર પોલીસ અને સલામતી દળોના જવાનોએ ચોક્કસ વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરતાં અથડામણ શરૂ થઈ હતી

ભારતીય વિસ્તારના યુશુલ ખાતે યોજાઈ રહેલી આ બેઠકમાં પૂર્વી લદાખના બાકીના સરહદી વિસ્તારોમાંથી સૈન્યને પરત ખેંચવા અંગે ચર્ચા કરાશે અમારા સંવાદદાતા જણાવે છે કે ગત વર્ષે પૂર્વી લદાખના સરહદી વિસ્તારોમાં થયેલા સંઘર્ષ બાદ આ વિસ્તારોમાં પૂર્વવત શાંતિ માટે કોર્પ કમાન્ડર સ્તરની અનેક બેઠકો યોજાઈ હતી જેના પરિણામો મળવા શરૂ થયા છે આજની બેઠકમાં ગોગરા હોટ સ્પ્રિંગ દેપસંગ વિસ્તારોમાંથી સૈન્ય પરત ખેંચવા અંગે વાતચીત થશે

ગયા વર્ષે કોવિડના કારણે આ ઈ

એલ સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી આ વર્ષે કડક સુરક્ષા પ્રોટોકોલ વચ્ચે આઈ

એલ દેશમાં રમવાની છે

તેમણે કહ્યું કે કોવિડની ગંભીરતાને હળવાશથી લેવાની વૃત્તિના લીધે કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે

છત્તીસગઢ સરકારે જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર ભારતીય મહિલાઓને બિરદાવવા આ પુરસ્કાર શરૂ કર્યો છે

નાસાના વૈજ્ઞાનિક જેફરી પોલેટે જણાવ્યું હતું કે ઓડિસી દ્વારા મોકલવામાં આવેલ તસવીરોની મદદથી મંગળના ક્યા વિસ્તારમાં પાણીનો સ્રોત છે તેની જાણકારી મળી શકી છે

વિષ્ણુ સર્વાનન્દ ગણપતિ ચેંગપ્પા અને વરૂણ ઠક્કરે ઓમાનમાં યોજાઈ રહેલ એશિયન ક્વાલીફાયર્સ રમતોમાં આ સિધ્ધિ મેળવી છે આ અગાઉ નેથ્રા કુમાનને મુસન્નાહ ઓપન ચેમ્પિયનશીપમાં લેજર રેડિયલ સ્પર્ધામાં ક્વાલીફાય કર્યું હતું